ગત નવમી ઓગષ્ટે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમની આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી હતી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની આજે રાજ્યભરમાં ધાર્મિક આસ્થા હર્ષોલ્લાસ સાથે પરમ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે યાત્રાધામ દ્વારકા ડાકોર અને શામળાજી તેમજ રાજ્યભરના નાના મોટા કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે દ્વારકાના જગત મંદિરને રોશનાઇ અને ફ્લોથી સજાવવામાં આવ્યું છે રાજ્યભરમાં મોટાભાગના મંદિરોમાં આજે સવારે મંગળા આરતી બાદ વિશેષ પૂજાના કાર્યક્રમો યોજાયા હતા યાત્રાધામ ડાકોર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ક્રષ્ણના દર્શન પૂજા માટે ઉમટી રહ્યા છે અમદાવાદમાં ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી ગઈકાલથી શરૂ થઈ છે આજે રાત્રે મહાઆરતી થશે તેમજ આજે અખંડ કિતર્ન પણ યોજાશે એવી જ રીતે જગન્નાથજી મંદિર ખાતે સાંજે સુંદર કાંડનું પઠન અને ત્યારબાદ ભજનનો કાર્યક્રમ યોજાશે હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે સોનાના રથમાં ભગવાનની શોભાયાત્રા યોજાશે જ્યારે સોલા ભાગવત ખાતે આરતી પૂજા ઉપરાંત સાંસ્ક્રતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અમદાવાદમાં ચિન્મયાનંદ મિશન ખાતે ભગવત ગીતાનું પારાયણ કરાશે કેટલાંક મંદિરોમાં આવતીકાલે નંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

પાટણમાં ચાચર બજારમાં આવેલા કૃષ્ણ મંદિરમાં સિધ્ધપુર ખાતે બિન્દુ સરોવર નજીક જન્માષ્ટીનો મેળોનું આયોજન થયું છે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ જન્માષ્ટમીના પર્વ પ્રસંગે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે રાજ્યપાલે તેમના સંદેશામાં જણાવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણે પ્રબોધેલા મૂલ્યવાન જીવન આદર્શો સૌના કલ્યાણની અને નિષ્ઠા પૂર્વક કર્મ કરવાની પ્રેરણા આપે છે સમગ્ર રાષ્ટ્ર્ની સાથે કચ્છ જિલ્લામાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે અમારા કચ્છના પ્રતિનિધિ જણાવે છે કે એક પરંપરા મુજબ ગ્રામીણ મહિલાઓ તળાવની માટીમાંથી રાધા કૃષ્ણની મૂર્તિ બનાવી તેને આભૂષણો અને વસ્ત્રો પહેરાવી પૂજા અર્ચના કરે છે રાતભર રાસની રમઝટ બોલાવે છે કોઈ પ્રદૂષણ ન થાય તે માટે જે તળાવમાંથી માટી લઈ મૂર્તિ બનાવી હોય તે જ તળાવમાં વસ્ત્રો અને આભૂષણો ઊતારીને પધરાવી દેવામાં આવે છે ગાંધીનગરમાં સાડા છ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાથી સજ્જ અતિ વિશિષ્ટ સરકીટ હાઉસનું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે લોકાર્પણ કર્યુ હતું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલે આ પ્રસંગે કહ્યું છે કે અતિ વિશિષ્ટ સરકીટ હાઉસ બે માળનું બનાવાયુ છે જેમાં સીટીંગ ડાઇનીંગ અને બેડ રૂમની સુવિધાવાળા આઠ સ્યુટ રૂમ વેઇટીંગ લોંજ વી

પી ડાઇનીંગ હૉલની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે ઉપરાંત રાજ્ય સરકારના અધિકારીઓ તથા મહાનુભાવો સાથે બેઠકો યોજી શકાય તે માટે કોન્ફરન્સ હૉલની સુવિધા પણ ઉપલબ્ધ બનાવી છે

દાંડીથી શરૂ થયેલી આ રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વડોદરા ભાવનગર દીવ પોરબંદર રાજકોટ થઈને અમદાવાદના સાબરમતી આશ્રમે પૂર્ણ થઈ હતી

જામનગરના ધ્રોલ તાલુકાના ભૂચર મોટી યુદ્ધ મેદાન ખાતે ગઇકાલે શરણાગતોની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા શહિદોની યાદમાં બે હજારથી વધુ રાજપુતાણીઓએ તલવારબાજી કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વી

સિંહે જણાવ્યું હતું કે જે રીતે ભૂચરમોરી યુદ્ધનો ઇતિહાસ આજે પણ લોકોને યાદ છે તે જ રીતે આ વિક્રમ પણ એક ઇતિહાસ બનીને રહેશે જે લોકો તેમના ઇતિહાસને અને સાંસ્કૃતિક વિરાસતને ભૂલી જાય છે તે પ્રજા પતનના માર્ગે જાય છે જે સમાજ તેનો ઇતિહાસ ભૂલી જાય છે તે ક્યારેય આગળ વધતો નથી રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં સાતમ આઠમના લોકમેળાઓ યોજાઈ રહ્યા છે

ભાવનગર ખાતે ગઇકાલથી જવાહર મેદાન ખાતે લોકમેળાનો રંગારંગ પ્રારંભ થયો છે